બેઠક બાદ પ્રતિનિધિમંડળ સ્તરની વાર્તા થશે અને બે દેશો વચ્ચે દ્વિપક્ષી સમજૂતી કરાર પર હસ્તાક્ષર થશે આજે તેઓ સાયપ્રસ પ્રતિનિધિઓના હાઉસને વિશેષ સંબોધન કરશે તેઓએ સાયપ્રસના સ્થાપક અને પ્રથમ પ્રમુખ આર્ક બિશપ મેક્રીઓકની પ્રતિમાને પુષ્પાંજલી કરી હતી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે નવું ભારત દરેકને ઘણી તકો પૂરી પાડે છે ત્યારે નવા ભારતના ઘડતરમાં સક્રિય ભૂમિકા ભજવવા સાયપ્રસમાં રહેતા ભારતીયોને અનુરોધ કર્યો

સુરતના સરસાણા ખાતે યોજાયેલા ઓડિશા પર્વમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે ઓડિશામાં ભગવાન જગન્નાથ અને ગુજરાતના દ્વારકામાં રણછોડરાય સાથે બંને સંસ્કૃતિના મિલનનો અવસર છે તેમણે સાડા છ કરોડ ગુજરાતીઓ વતી ઓડિશા ઉત્સવની શુભકામના ઉડિયા ભાષામાં આપી હતી

તેઓ તેમનું સામર્થ્ય સમર્પિત કરીને રાષ્ટ્ર રાજય અને સુરતના વિકાસમાં સહભાગી બન્યા છે ઓરિસ્સા સમાજના લોકો ગુજરાત અને સુરતના સમાજજીવનમાં દૂધમાં સાકર ભળે તેમ ભળી ગયા છે અને ગુજરાતના આર્થિક વિકાસમાં ભાગીદાર બન્યા છે આ પ્રસંગે ઉપસ્થિત કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું હતું કે ઓડિશા સમાજ અને તેની સાંસ્કૃતિક પરંપરા થકી ભારતભરમાં જાણીતો થયો છે

મુખ્ય ઉત્સવ ઉત્તરપ્રદેશમાં મથુરા અને વ્રંદાવનમાં ઉજવાશે

રાજ્યભરમાં આજે શ્રીકૃષ્ણ જન્મોત્સવ ધામધૂમથી ઉજવાશે

બાલક્રષ્ણને પંચ્યાજીરી પંચામૃત અને છપ્પનભોગ ધરાવાશે રાજ્યના મુખ્ય મંદિરોમાં ભવ્ય રીતે કૃષ્ણજન્મોત્સવ ઉજવાશે આપને જણાવીએ કે ડાકોરના રણછોડરાય મંદિર તેમજ દ્વારકાના જગત મંદિરથી ભગવાન શ્રીકૃષ્ણ જન્મોત્સવનો નજરે દેખ્યો અહેવાલ આકાશવાણી પરથી રાત્રે આપ સાંભળી શકશો

જિલ્લામાં મુખ્ય કૃષ્ણ મંદિરો હવેલીયો તેમજ સ્વામી નારાયણ મંદિરોમાં આજે રાત્રે બાર વાગ્યે ક્રષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે મંદિર પરિસરોને ભારે રોશનીથી શણગારવામાં આવ્યા છે જિલ્લામાં વિવધ સ્થળોએ મટકી ફોડ મહાઆરતી સહીતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રધ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે જિલ્લામાં પુરાણ પ્રસિધ્ધ નારાયણ સરોવર ખાતે પણ ક્રષ્ણ જન્મોત્સવની ધામધૂમપૂર્વક શ્રધ્ધાભેર ઉજવણી કરવામાં આવશે

જેમાંથી દસની નિમણૂંક કરવામાં આવી છે તેમણે વધ્ માહિતી આપતા જણાવ્યું કે જિલ્લા મથક ભૂજની જી

જનરલ હોસ્પિટલમાં આયુર્વેદ ઓપીડી માટે મહેકમ મંજૂર થયું છે જેથી ભવિષ્યમાં સરકારી આયુર્વેદિક હોસ્પિટલ ઉપરાંત વધુ એક જગ્યાએ સુવિધા ઉપલબ્ધ થશે

કચ્છ મોરબી સાંસદ શ્રી વિનોદ ચાવડા ભુજના ધારાસભ્ય ડો નીમાબેન આચાર્ય ભુજ સુધરાઈ અધ્યક્ષા સુશ્રી લતાબેન સોલંકી તેમજ વડનગરા નાગર જ્ઞાતિ સમાજ દ્વારા તીર્થનું ભાવભેર સમાન કરવામાં આવ્યું હતું તેમજ વધુ ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામના પાઠવી હતી

શિક્ષણ શાખા દ્વારા પમી સપ્ટેમ્બર શિક્ષક દિન નિમિત્તે મેગા રક્ત દાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે કિડની ડાયાલિસીસ દર્દીઓના લાભાર્થે આ બ્લડ કેમ્પમાં એલએનએમ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ ભુજ તથા અદાણી જી